તેમણે કહ્યું કે એસટી બસમાં જીપીએસ ટ્રેકર લગાવવામાં આવ્યા છે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 રાજ્યમાં પર્યાવરણને અનૂકળ ઇલેક્ટ્રીક બસ ચલાવવાની નેમ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી

સત્તાવાર યાદીમાં જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના બધા જ એસટી ડેપોને તબક્કાવાર આધુનિક સુવિધાવાળા બનાવવાની યોજના અમલમાં મૂકાઈ છે

આરતી ભક્ટ વિશ્વ ઉંટ દિવસ આજે વિશ્વ ઊંટ દિવસ હોવાથી કચ્છમાં માલધારીઓ દ્વારા ઠેર ઠેર તેની ઉજવણી કરવામાં આવી હતી ખારાઈ અને કચ્છી એમ બે પ્રકારના ઊંટની વસતિ બાર હજાર જેટલી કચ્છમાં હોવાથી તેનું આર્થિક મૂલ્ય વધી જાય છે કચ્છ ઊંટ ઉછેરક સંગફન અને પશુપાલન ખાતાની પહેલથી ઊંટની સંખ્યામાં ઘટાડો થતો અટક્યો છે અમૂલ દ્વારા ઊંટડીના દૂધનું વેચાણ શરૂ થયું તેની પાછળ સરહદ ડેરીનું મોટું યોગદાન છે

ખારાઈ ઊંટની વસતિ મોટાભાગે મુંદ્રા લખપત અબડાસા અને ભચાઉ તાલુકામાં જોવા મળે છે ખારાઈ ઊંટની ખાસિયત છે કે વહેતા પાણીમાં તરી શકે છે આરતી ભટ્ટ રસ્તાનું ખાતમુહુર્ત વર્ષોથી વહીવટી પ્રક્રિયાની આંટીઘૂંટીમાં સપડાયેલ અજાપરથી ટપ્પરને જોડતા રસ્તા માટે ખાસ કિસ્સામાં રાજ્ય સરકારે રૂ

એટલું જ નહીં આ રસ્તાને ટપ્પરથી દુધઇ સુધી લઇ જવા માટે પણ વહીવટી પ્રક્રિયા માટે આદેશ આપી દેવાયા છે આ રસ્તાના નિર્માણથી આસપાસના ગામોમાં વિકાસ કાર્યોને વેગ મળશે તેવું રસ્તાના ખાતમુહૂર્ત પ્રસંગે રાજયમંત્રી વાસણભાઇ આહીરે જણાવ્યું હતું

એક્ઝિબીશન એસોસિયેશન ઓફ ભુજ કોમ્પ્યુટર ડીલર્સ દ્વારા ભુજ હાટ ખાતે શુક્રવારથી ત્રિદિવસીય આઇ ટી એક્ઝિબીશનનો પ્રારંભ થયો હતો જેનો પ્રારંભ કચ્છ ચેમ્બર્સ ઓફ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન રાજેશભાઇ ભટ્ટ દ્વારા કરાયો હતો

ટી વિષયક કંપનીઓ ભાગ લઇ રહી છે અને પોતાના લેટેસ્ટ પ્રોડક્ટનું લાઇવ ડેમોન્સ્ટ્રેશન આપશે ઉપરાંત શનિવારે સાંજે સાયબર ક્રાઇમ વિશે ગુજરાત પોલીસ વિભાગ દ્વારા એક સેમિનારનું આયોજન કરાયું છે આ પ્રકારનું આયોજન ભ્રજમાં પ્રથમ વખત થયું હોવાથી લોકોનો સારો એવો પ્રતિસાદ સાંપડયો છે આરતી ભટ્ટ ડિઝાસ્ટર તાલીમ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોની સુરક્ષા બાબતે રાજ્યની સરકાર વધુ સક્રિય બની હોય સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય શિક્ષકો માટે ડીઝાસ્ટર તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે

પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમાર દ્વારા ડીઝાસ્ટર તાલીમ અંગે તમામ પ્રાથમિક શાળાના આચાર્યોને પત્ર દ્વારા જાણ કરી દીધી છે

શિક્ષકો તથા આચાર્યોને ફાયર સેફટી મોક ડ્રીલ વગરેનં પ્રશિક્ષણ આપવામાં આવશે

ના સિનિયર મેનેજર સી બી ઝાલાના જણાવ્યા પ્રમાણે પાઈપલાઈનમાં ભંગાણ સર્જાયા બાદ ગઈકાલે આખો દિવસ એક ડઝનથી વધુ કર્મચારીઓ અને મશીનરીઓ કામે લગાડી સમારકામ પૂરું કરી દેવાયું હતું